આ અવસરે શ્રી મોદીએ કહ્યું ઐતિહાસિક કોસી રેલવે મહાસેતુના નિર્માણથી જોડાણ અને બિહારની સમૃઘ્ઘિમાં નવા ઇતિહાસ રચાયો છે

આ યોજના કોવિડ રોગયાળા દરમિયાન પૂર્ણ કરાઈ છે અને તેમાં પ્રવાસી શ્રમિકોએ કામ કર્યું છે

આ પુલ ભારત નેપાળ સરહૃદ માટે રણનૈતિક મહૃત્વ ધરાવે છે પ્રધાનમંત્રીએ સરહસા આદમપુર કુપાહા ક્ષેત્રના સુપોલ રેલવે સ્ટેશનથી ડેમુ ટ્રેન પણ રવાના કરી હતી

કૃષિ સુધારણા વિઘેયક અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષ આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે નવું વિઘેયક ખેડૂતોને વચ્ચેટીયા અને અન્ય મુશ્કેલીઓથી મુક્તિ આપશે તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રે આ સુધારાથી ખેડૂતોને પોતાની ઉપજ વેચવા નવા અવસર પ્રાપ્ત થશે શ્રી મોદીએ કહ્યું કે આ કાયદાઓથી દેશના ખેડૂતો સશક્ત બનશે અને તેમને આધુનિક ટેકનોલોજીનો લાભ મળશે

તેમણે ટ્વીટ સંદેશમાં કહ્યું કે આ ક્રાંતિકારી વિધેયક કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવશે અને ખેડૂતોને વચેટીઓથી મુક્ત કરશે તેમણે કહ્યું કે આ કૃષિ સુધાર વિધેયકો દ્વારા ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડોકટર હર્ષવર્ધને આ વિઘેયકો અંગે જાણકારી અપાઈ

આ નિયમમાં કેન્દ્રીય હોમીયોપોથી પરિષદની વ્યવસ્થા કરવામાં આવી છે જે હોમીયોપેથી શિક્ષણ અને પ્રેકટિસનું નિયંત્રણ કરશે આ વિઘેયક એપ્રિલમાં જાહેર કરાયેલાં હોમીયોપેથી કેન્દ્રીય પરિષદ સુધારા અધ્યાદેશનું સ્થાન લેશે જે અંતર્ગત કેન્દ્રીય પરિષદની બે વર્ષથી વધારી ત્રણ વર્ષ કરવાની જોગવાઈ છે

આ અધિનીયમ આર્યુવેદ યોગ અને નેયરોપેથી સહિત ભારતીય ચિકિત્સા પધ્ધતિનાં શિક્ષણ અને અભ્યાસનું નિયંત્રણ કરશે આ વિધેયક એક વર્ષમાં કેન્દ્રીય પરિષદની પુનઃરચનાનો પ્રસ્તાવ છે વિધેયકો પરની ચર્ચાના જવાબમાં આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે સરકાર ઉત્ફષ્ટ આરોગ્ય સંભાળ સુવિધા ઉપલબ્ધ કરાવવા ભારતીય ચિકિત્સા પધ્ધતિમાં સકારાત્મક પરિવર્તન માટે પ્રતિબધ્ધ છે

રેલવે મંત્રી પિયુષ ગોયલે આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી

તેમણે કહ્યું કે સાર્વજનિક ખાનગી ભાગીદારી મોડલ અંતર્ગત રેલવેએ કેટલીક પહેલો શરૂ કરી છે જેમાં વધુ સારી સેવા ઉપલબ્ધ કરાવવા નક્કી કરાયેલા રેલવે માર્ગો પર યાત્રી રેલગાડીઓ યલાવવી કેપિટલ ફંડિગના અંતરમાં ઘટાડો તથા આધુનિક રેકને સામેલ કરવાની બાબતોનો સમાવેશ થાય છે રેલવે મંત્રીએ કહ્યું કે આવી તમામ બાબતોમાં રેલવે સંયાલન અને સુરક્ષા અને પ્રમાણિત કરવાની સત્તા ભારતીય રેલવે પાસે જ રહેશે શ્રી ગોયલે કહ્યું કે રેલવેના ડબ્બા એન્જિન ગોડાઉનોની જાળવણી માટે ખાનગી રોકાણની આવશ્યકતા છે તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારતીય રેલવેની સેવાઓનું સંચાલન પ્રભાવિત થશે નહીં રેલવે મંત્રીએ કહ્યું કે કોઈ પણ નિયમિત યાત્રી ટ્રેન ખાનગી ઓપરેટર દ્વારા સંયાલિત નથી કરાઈ રહી

રેલવેમંત્રી પિયુષ ગોયલે આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી તેમણે ઉમેર્થું હતું કે રેલવેની ખાલી જગ્યાઓને નાબુદ કરવાની કોઈ યોજના નથી

આ માછીમારો પર કથિત રીતે સમુદ્રી સીમાને પાર કરવાનો આરોપ છે

ઉલ્લેખનીય છે કે આ માછીમારો ગુજરાતના પોરબંદર અને વેરાવળના છે તમામ માછીમારોને કરાંચી બંદરે લઈ જવાયા છે

આ ટૂર્નામેન્ટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપરકિંગ્સ સામે થશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે ઉલ્લેખનીય છે કે કોવિડ રોગયાળાના કારણે આ વર્ષે આઈપીએલ ટૂર્નામેન્ટનું આયોજન ભારત બહાર કરાયું છે

ગઈકાલે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું રાષ્ટ્રપતિ ભવનથી જાહેર કરાયેલી એક યાદીમાં જણાવ્યા પ્રમાણે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને શ્રીમતી હરસિમરત કૌર બાદલનાં ખાતાનો હવાલો સોંપવામાં આવ્યો છે

આ સમિતિમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના નિદેશક ડી

સિંહ અને દિલ્હી એઇમ્સના ડોક્ટર વિજય હાડાનો સમાવેશ કરાયો છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ સમિતિ જમ્મુના જિલ્લા અધિકારી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરશે અને બક્સીનગર ગાંધીનગરની હોસ્પિટલોની મુલાકાત લેશે તથા કઇન્ટેઇનમેન્ટ દેખરેખ પરિક્ષણ નિષ્ણાંત તબીબોનો પ્રબંધ વિગેરેમાં રાજ્ય સરકારને મદદ કરશે

મંત્રાલયે કહ્યું કે આ સમિતિ શ્રીનગર ઘાટીની પણ મુલાકાત કરશે તથા ઘાટી વિસ્તારમાં ક્રોવિડ વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરશે

તેમણે કહ્યું કે ત્રણ કંપનીઓ રસી તૈયાર કરવાના પરીક્ષણનાં પ્રથમ બીજા અને ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે તેમણે લોકોને રસી ન આવે ત્યાં સુધી સુરક્ષીત અંતર જાળવી રાખવા અપીલ કરી છે